પ્રાદેશિક સમાચાર રૂપલ જાની વાંચે છે

અપિલ સૂનાવણી હવે સીધી પ્રાંત અધિકારી કક્ષાએ થઈ શકશે ભાજપ પ્રદેશ પ્રમુખ સી

શ્રી જાડેજા એ ઉમેર્યું કે અમદાવાદ ના રિલીફ રોડ ઉપર આવેલી વિનસ હોટલ પર ગઈ મોડી રાત્રે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને લોડેડ ગન સાથે એક આરોપી ને જબ્બે કરાયો હતો જ્યારે બીજો સાગરીત નાસી છૂટવામાં સફળ થયો હતો પોલીસને જોતાં જ તેણે પોલીસ પર ફાયરિંગ કર્યું હતું છોટા શકીલ ગેંગના શંકાસ્પદ વ્યક્તિ પાસે ના મોબાઇલ માં પૂર્વ ગૃહ રાજ્યમંત્રી ગોરધનભાઈ ઝડફિયા સહિત અનેક નેતાઓની વિગત મળતા તેમની સુરક્ષા વધારી દેવામાં આવી છે શ્રી જાડેજા એ ભારપૂર્વક કહ્યું છે કે આ ષડયંત્રમાં કોઈ પણ વ્યક્તિ શંકાના દાયરામાં આવશે તો તેને રાજ્ય સરકાર છોડશે નહીં આ બનાવને રાજ્ય સરકારે અત્યંત ગંભીરતાથી લીધો હોવાનુ પણ તેમણે ઉમેર્યું હતું

અગાઉ મામલતદાર કક્ષાએ સૂનાવણી બાદ પ્રાંત અધિકારી કક્ષાએ અને તે પછી કલેકટર સમક્ષ અપીલ કરવાની રહેતી હતી આમ ત્રણ તબક્કે અપિલને બદલે હવે પ્રાંત અધિકારી અને કલેકટર એમ બે કક્ષાએ અપીલનો નિયમ લાગુ કરી વહીવટી કામ ઘટાડયું છે મહેસૂલ વિભાગે આ અંગેનું પ્રાથમિક જાહેરનામું બહાર પાડયું એટલે હવે જમીન તકરારી નોંધ અંગે સમયમર્યાદામાં નિર્ણય થઇ શકશે અને બિનજરૂરી લીટીગેશન નિવારી શકાશે

તેના કારણે હક્કપત્રકની નોંધો સમય મર્યાદામાં મંજૂર ન થવાથી ખૂબ વિલંબ થતા પક્ષકારને પ્રતિકૂળ અસર થવાની સંભાવના રહે છે આમ અરજદારને તેનો હક્ક સમયમર્યાદામાં મળી જાય તે માટે સુધારો કરાયો છે

પાટીલના ચાર દિવસના સૌરાષ્ટ્રના પ્રવાસનો આજે શ્રી સોમનાથ મંદિરથી પ્રારંભ થયો છે ભાજપની યાદી અનુસાર ગઇકાલે શ્રી પાટિલ સિંહસદન સાસણ પહોંચ્યા ત્યારે ગીર સોમનાથ જિલ્લાના ભાજપા કાર્યકર્તાઓ દ્વારા તેમનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું પ્રવાસના આજે પ્રથમ દિવસે સવારે શ્રી પાટિલ પક્ષના અન્ય નેતાઓ અને કાર્યકરો સાથે શ્રી સોમનાથ મહાદેવ પહોંચ્યા હતા અને સોમનાથ મહાદેવની વિશેષ પ્રજામાં ભાગ લીધો હતો આ પ્રસંગે માર્ગમાં પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રીગોરધનભાઇ ઝડફિયા પ્રદેશ અગ્રણીઓ જૂનાગઢના સાંસદશ્રી રાજેશભાઇ યુડાસમા જિલ્લાના ધારાસભ્યો તેમજ પક્ષના કાર્યકર્તાઓ વિશાળ કાર રેલી સ્વરૂપે સાથે જોડાયા હતા શ્રી પાટિલે આજે સવારે ગીર સોમનાથ જિલ્લા સંગઠનની બેઠકમાં અને સાંજે પક્ષના જુનાગઢ શહેર સંગઠની બેઠકમાં ઉપસ્થિત રહીને માર્ગદર્શન આપ્યું હતું પ્રવાસના બીજા દિવસે આવતીકાલે શ્રી પાટિલ જૂનાગઢમાં જિલ્લા સંગઠન અને યૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે બેઠક કરનાર છે આવતીકાલે સાંજે રાજકોટ પહોંચતા ભાજપ પ્રદેશ અધ્યક્ષ શ્રી સી

રાહત કમિશ્નરે જણાવ્યુ કે ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે એનડીઆરએફની ટીમો તૈનાત કરાઇ છે જરૂર જણાશે તો ઉતર ગુજરાતમાં પણ મોકલવામાં આવશે સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં તમામ વિભાગોને સચેત રહેવા અને આગોતરી તૈયારી કરવા સૂચના અપાઇ છે

ડાંગ માં પણ વરસાદ બંધ થતાં પૂર માં ડૂબેલા માર્ગ ખુલ્લા થયા હતા ને સડક વ્યવહાર શરૂ થયો હતો

દક્ષિણ ગુજરાતની તાપી ઔરંગા પૂર્ણ મીંઢોળા અંબિકા અને કાવેરી સહિતની નદીઓ બે કાંઠે વહી રહી છે

નોંધપાત્ર બાબત એ છે કે રાજ્યમાં ફળ પાકના વાવેતર વિસ્તારમાં કચ્છ જિલ્લો મોખરે છે નવસારી અને વલસાડ બીજા અને ત્રીજા નંબરે છે

છેલ્લા ત્રણ વર્ષમાં આ જિલ્લાઓમાં વાવેતરના વિસ્તારમાં વૃદ્ધી નોંધાઈ છે ઉત્પાદનની વાત કરીએ તો રાજ્યમાં સૌથી વધુ ફળનું ઉત્પાદન ભરુચ જિલ્લામાં થયું છે

તેરમી ઓગસ્ટે યોજાયેલ આ મેરેથોન માં પોણા બે લાખનું ઈનામ નિરમા ઠાકોર ને મળ્યું છે

બાઈટ નિરમા ઠાકોર જુનાગઢ આજે શ્રાવણ માસના અંતિમ દિવસે દામોદર કુંડ ખાતે ભાવિકો માટે પિતૃતર્પણ માટે મનાઈ માટે મનાઈ ફરમાવતું જાહેરનામું જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું જેને કારણે ભારે ભીડ ધરાવતો દામોદર કુંડ આજે સુમસામ ભાસતો હતો

રાજકોટ આજી ડેમ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી રાજકોટ ખાતે આજી ડેમ છલકાઇ જતા નીરના વધામણા કર્યા હતા રાજકોટ શહેરને શુધ્ધ પીવાનુ પાણી પુરૂ પાડતો આજી ડેમ ઓવરફલો થતાં રાજકોટવાસીઓમાં આનંદની લાગણી ફેલાઇ હતી